થોડી વાર પહેલા જ આકાશવાણી તેમજ દુરદર્શન પરથી અયોધ્યા છકડા બાદ કરેલા પ્રથમ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રમાણે જણાવ્યું હતું તેમને આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો શ્રી મોદીએ કહ્યું કે સમગ્ર દેશની જનતાએ એકી અવાજે આ યુકાદાને વધાવી લીધો છે એ આપણી લોકશાહીની સાર્થકતા પુરવાર કરે છે

પણ સાથી સાથ યુકાદો કહે છે કે સુન્નિવકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન મસ્જીદ બાંધવા માટે ફાળવવી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની પાંચ ન્યાયાધિશોની બનેલી બેંચના અન્ય ન્યાયાધિશો આ મુજબ છે ન્યાયાધિશ એસ

વાય ચંદ્રયુડ ન્યાયાધિશ અશોક ભુસણ અને ન્યાયાધિશ એસ એ

સર્વોચ્ય અદાલતે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે રામ મંદિર બાંધવાનું કામ ટ્રસ્ટ ફસ્તક કરાય અને ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવી તેમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધિત્વ અપાય ભારતીય પુરાતત્વ વિભાગના અહેવાલને ટાંકતા આ યુકાદો કહે છે કે ખાલી જમીન ઉપર મસ્જીદ બંધાઇ હોય તેવા પુરાતત્વ પુરાવા મળ્યા નથી અને વિવાદીત ઢાંચો મુસ્લીમ સ્થાપત્યકળા પ્રમાણેનો જણાયો નથી શુક્રવારની નમાઝ અદા કરવાનું આ વિવાદીત સ્થળે યાલુ હતુ એટલે મુસ્લીમ સમાજ પાસે કબજો હોવાનું પ્રસ્થાપિત થતો હોવાનું સર્વોચ્ય અદાલતે માન્યું છે

સુન્નિવકફ બોર્ડના વકીલ ઝફરયાબ ગિલાનીએ કહયું છે આ યુકાદાથી તેમને સંતોષ નથી અને આગળ શું કાર્યવાહી કરવી તે થોડા સમયમાં નકકી કરશે સર્વોચ્ય અદાલતના ઇતિહાસમાં સૌથી લાંબી સુનાવણી યાલી હોય તેવો આ બીજો કેસ છે

આશુતોષ અંતાણી અયોધ્યા યુકાદો રાજ્ય સર્વોચ્ય અદાલત અયોધ્યા જમીન વિવાદ મુદ્દે આજે યૂકાદો આપવાની હોવાથી રાજ્યમાં પોલીસ દળને સવારથી જ સતર્ક રહેવાનો આદેશ અપાયો હતો પોલીસ અધિકારી આશિષ ભાટિયાએ પીટીઆઈ સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના જવાનોને ગોઠવવામાં આવ્યા છે તથા પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ત્વરીત કાર્યવાહી દળ આરએએફના જવાનોને સજ્જ રખાયા છે

અગાઉ પણ આવા મહત્વના બનાવો સમયે કચ્છે શાંતિ જાળવી દેશને કોમી સંવાદિતાનો સંદશ આપ્યો છે યુકાદા સંદર્ભે આજે સવારથી જ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ઠેર ઠેર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સવારે રેંજ આઈજી સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ તોલંબીયાએ જીલ્લા માંતઃક ભુજના સરપટ નાકા વાણીયાવાડ છઠ્ઠીબારી ન્યુસ્ટેશન રોડ શરાફ બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં બખ્તરબંધ જવાનો સાથે ક્રટ માર્ચ યોજી હતી

જીલ્લામાં નવેમ્બર માસ દરમિયાન જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાં મુજબ હથિયારબાંધી તેમજ જાહેર સભા સરઘસ રેલી યોજવા પર પ્રતિબંધ મુકાયેલો છે

લોકોએ પણ સોશિયલ મીડિથા મારફતે ઉશ્કેરણી જનક કે અફવારૂપ મેસેજ પોસ્ટ કરવાનું ટાળી સ્વયમશિસ્ત જાળવ્યું છે

આશુતોષ અંતાણી ભુજ ઇસ્કોન મંદિર વૈશ્વિક સ્તરે કૃષ્ણ ભક્તિનો સંકીર્તન અને સંગીત દ્વારા પ્રચાર પ્રસાર કરતી ધર્મસંસ્થા ઇસ્કોન દ્વારા જીલ્લા મથક ભુજ ખાતે આવતી કાલે રવિવારે ઇસ્કોન મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવશે આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં રાજ્યમંત્રી વાસણભાઈ આફીર કચ્છ મોરબી સાંસદ વિનોદ યાવડા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબહેન આચાર્ય ભુજ નગર અધ્યક્ષ સુશ્રી લતાબહેન સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમ સંસ્થાના સ્થાનિક ઉપાધ્યક્ષની યાદીમાં જણાવાયું છે